પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જનઔષધિ દિવસની ઉજવણી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતા જનઔષધિ કેન્દ્રનો વધુ ઉપયોગ કરવા નાગરિકોને અપીલ કરી હતી તેમણે જનઔષધિ કેન્દ્રોથી યુવાનો અને મહિલાઓને થયોલા ફાયદાની માહિતી આપી

શ્રી મોદીએ કહ્યું કે જનૌષધિ કેન્દ્રો તબીબી સારવારનો ખર્ચ ઘટાડવાની સાથે સાથે યુવાનોને માટે રોજગારની તકો પૂરી પાડે છે

આ પ્રસંગે નોંધપાત્ર કામગીરી કરનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા પ્રધાનમંત્રીએ અમદાવાદના રાજુ સહિત જનઔષધિ કેન્દ્રોના કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો

જામનગરમાં પણ જન ઔષધિ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો તેમાં ઉપસ્થિત સાંસદ પૂનમ માડમે દર્દીઓને વ્યાજબી ભાવે દવા પૂરી પાડતાં આવાં કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો ફાર્મ ફેશ રાજ્યપાલ આચર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદવાદમાં ત્રણ દિવસ યાલનાર ફાર્મ ફેશ ફેસ્ટીવલનો પ્રારંભ કરાવ્યો છે

આ નિર્ધારના ભાગરૂપે પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા ડાંગ જીલ્લાને પ્રાકૃતિક જીલ્લો જાહેર કરવાની ગુજરાત સરકારે પહેલ કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે નાગરિકોને સત્વયુક્ત આહાર મળે અને ખેડૂતોને સારા ભાવ મળે તે ઉદ્દેશથી ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલનું આયોજન થયું છે તેમણે કહ્યું કે અમદાવાદ ઉપરાંત રાજકોટ વડોદરા અને સુરતમાં પણ ફાર્મ ફ્રેશનું આયોજન કરાયું છે વિશ્વ મહિલા દિન વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહાત્મા મંદિર ખાતે આજે મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે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 આ અંગે માહિતી આપતા મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર શ્રીમતિ મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના માટે એલ

કરાશે અને આ યોજના અંતર્ગત એલ

પોર્ટલના માધ્યમથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદવેતનના ચુકવણાનો પણ પ્રારંભ કરાશે આ ઉપરાંત જેન્ડર બજેટ ડેશબોર્ડનો શુભારંભ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીજીટલ બુકનું વિમોચન કરાશે

દર વર્ષે મહા વદ નોમના દિવસે ધ્વજારોહણ વિધિ સાથે જ પાંચ દિવસ માટેના મહાશિવરાત્રીના મેળાનો આરંભ થતો હોય છે આ વર્ષે કોવિડની સ્થિતીનું ધ્યાનમાં લઈને નાગરિકો માટે મહા શિવરાત્રી મેળી રદ્દ કરાયો છે જો કે સાધુ સંતોની મર્યાદિત ઉપસ્થિતીમાં મેળાની પરંપરા જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે

તે ઐતિહાસીક અવસરની ઉજવણી માટે રચેલી રાષ્ટ્રીય કક્ષાની સમિતિની પહેલી બેઠક આજે યોજાશે

પી

તમામ તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બેટી બયાવો બેટ પઢાઓ યોજના અંતર્ગત દિકરી વધામણા કીટ વિતરણ વ્હાલી દિકરી યોજના મંજૂરી હુકમનું વિતરણ સેલ્ફ ડિફેન્સ દ્રેનીંગમાં સહભાગી થનારને પ્રમાણપત્ર વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે